મતદાનની ટકાવારીના ચોક્કસ આંકડા હવે પછી જાહેર કરવામાં આવશે

આકાશવાણી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે ચૂંટણી આયોગની દૃષ્ટિ અને દાયિત્વ ત્યારે જ ફળિભૂત થશે જ્યારે મતદારો અને ખાસ કરીને નવા નોંધાયેલા મતદારોની લોકતાંત્રિક પ્રજ્ઞાલીમાં ભારે ઉત્સાહ અને આસ્થા દેખાશે શ્રી અરોરાએ કહ્યું કે પાજી અને રેમ્પ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે

સુશ્રી ઈરા જોશીએ જણાવ્યું હતું કે બદલાતા જતા સમયની સાથે આજે પણ આકાશવાણી સમાચારની વિશ્વસનીયતા અને લોકપ્રિયતા યથાવત રહી છેવ

પ્રોફેસર શોર્ટ ફિલ્મ આગામી જુન માસમાં અમેરિકાના લોસ એન્જેલીસ અને ન્યુ જર્સી ખાતે યોજાનારા વાડીલાલ આંતરરાષ્ટ્રીય ગુજરી ફિલ્મ ફેસ્ટીવલમાં કચ્છ યુની ના પ્રાધ્યાપક ડોક્ટર કનિષ્ક શાહ દ્વારા તૈયાર કરાયેલી શોર્ટ ફિલ્મ રીબુટીંગ મહાત્મા દર્શાવાશે

તેઓ ઘણા વર્ષથી તેમના પરિવાર સાથે અમદાવાદ ખાતે સ્થાયી થયા હતા

વિરાટ કોહલી અગાઉ ભારતના સચિન તેંદુલકર તથા વીરેન્દ્ર સહેવાગ આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી યુક્યા છે

પી

ઇન્ડિયન પ્રીમિયર લીગ આઇપિએલ ક્રીક્રત ટુર્નામેન્ટમાં આજે સાંજે રાજસ્થાન રોથલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ઈલેવન વચ્ચે મેચ રમાશે